રાજકોટ ખાતે આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે

ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણીજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશે ગઈકાલે નવી દિલ્ફીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી બેઠકમાં મંત્રીઓએ જણાવ્યું હતું કે ક્રષિ સુધારા કાયદાઓથી દેશના ખેડૂતોને વધુ લાભ થશે આ વાતચીત સૌફાદપૂર્ણ વાતાવરણમાં થઈ અને આ દરમ્યાન ક્રષિ કાયદાઓ સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ ક્રષિમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સમગ્ર રીતે કટિબદ્વ છે અને કૃષિ વિકાસ હંમેશા ભારત સરકારની પ્રાથમિકતા છે ચર્ચા દરમ્યાન તેમણે એક નિષ્ણાંત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો જેથી ખેડૂતોના મુદ્દાઓને પરસ્પર સહમતીથી ઉકેલી શકાય પરંતુ ખેડૂતોના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રશ્નનો ઉકેલ કાઢવા માટે તેઓ આગામી સમયમાં થનારી વાતચીતમાં સામેલ થશે બેઠકમાં સરકાર તરફથી ખેડ્રત સંગઠનોના પ્રતિનિધિઓને કૃષિ સુધારા કાયદાઓથી સંબંધિત વિશિષ્ટ મુદ્દાઓની ઓળખ કરવા અને પરસ્પર સૂચનો આપવામાં આવ્યા જેના પર આવતીકાલે થનારી ચોથા તબક્કાની વાતચીતમાં વિચાર કરી શકાય છે બેઠક બાદ ક઼ષિ મંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂતોને આંદોલન સ્થગિત કરવા અને વાયતીતથી આગળ આવવા અપીલ કરી છે જોકે તેમણે એમ પણ કહ્યું કે મુદ્દાઓ અંગે નિર્ણય ખેડૂતો અનેતેમના સંગઠનોને કરવાનો છે ક્રષિમંત્રીએ કહ્યું કે ખેડ્રતોની સાથે ત્રીજા તબક્કાની વાતયીત સારી છે અને ચોથા તબક્કાની બેઠક આવતીકાલે યોજાશે

દેશમાં ગત ત્રણ મહિનાઓમાં જીએસટીની આવકમાં સતત વધારો એ બાબતનો સંકેત છે કે કોરોના મહામારી અને તેને પહોંચી વળવા કરવામાં આવેલા લોકડાઉન બાદ દેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જીએસટીથી થયેલી કુલ મહેસૂલી આવકામાં કેન્રીકાય જીએસટીનો હિસ્સો ઓગણીશ હજાર એકસો નેવ્યાંસી કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટીનો હિસ્સો પચ્ચીસ હજાર પાંચસો ચાલીસ કરોડ રૂપિયા છે આ જ રીતે આઈજીએસટી અંતર્ગત એકાવન ફજાર નવસો બાણું કરોડ રૂપિયા અને અન્ય કરવેરા અંતર્ગત આઠ ફજાર બસો બેતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ છે

તેમના પાર્થીવ દેહને રાજકોટ ખાતે લાવવામાં આવશે

ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત લથડતાં તેમને ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી એ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી દરમ્યાન સ્વર્ગસ્થ ભારદ્વાજનો પાર્થિક દેહ તેમના નિવાસસ્થાન રાજકોટ ખાતે લાવવામાં આવશે અને કોરોનાના દિશા નિર્દેશોના સંપૂર્ણપાલન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે કોવિડ દેશ દેશમાં કોવિડ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલાં લેતા કોરોના સંક્રમણના નવા કેસોને રોકવામાં સફળતા મળી છે સતત પચ્યીસમાં દિવસે નવા કેસોની સંખ્યા પ્રતિદિન પચાસ હજારથી ઓછી નોંધાઈ છે

ઓસ્રેનાલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વગર આઠ રન કર્યા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ દિશા ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને સ્થાયીત્વમાં મૂડીરોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે

તેમણે કહ્યું કે કેટલાંક મીડિયા રીપોર્ટમાં આ બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે નવી શિક્ષણ નીતિમાં અનામત રહેશે કે નહીં શ્રી પોખરીયાલે કહ્યું કે પ્રસિદ્ધ કરાયેલા સમાચાર અનુસંધાને કેટલાક રાજકીય નેતાઓએ શંકા વ્યક્ત કરી હતી કે રાષ્રીકાય શિક્ષણ નીતિ દેશના શૈક્ષણિક ક્ષેત્રની અનામતની જોગવાઈઓને નબળી બનાવી શકે તેમણે કહ્યું કે સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ જેઈઈ નીટ યુજીસી નેટ તથા ઈઝ્નુની પરીક્ષાઓને શિક્ષણ નીતિની જાહેરાત બાદ આયોજિત કરવામાં આવી હતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભરતીની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી પરંતુ અનામતની જોગવાઈ બાબતે સરકારને એક પણ ફરિયાદ મળી નથી

તેઓએ પ્રધાનમંત્રી નરેન્ય મોદીના નેતૃત્વવાળી કેન્શ સરકાર દ્વારા નાગરિકોને સરળ જીવન ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક વધુ પગલું ગણાવતાં કહ્યું કે આનાથી પર્યાવરણ અનુકૂળ બળતણ ઉપલબ્ધ થશે

અત્યાર સુધીમાં ચૌદ કરોડ ચોવીસ લાખ છેત્તાલીસ હજાર નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે

ઝડપી પરીક્ષણને કારણે સંક્રમણના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે જે હવે ઘટીને ચાર ટકા જ રહ્યો છે કેન્ર્જ સરકાર અને ભારતીય આયુવિજ્ઞાન સંશોધન પરિષદે પરીક્ષણ દરમાં તબક્કાવાર વધારો કરતાં તેની સુવિધા વધારી છે

સરકારે એક લાખ સિત્રેર હજાર કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત મહિલાઓ ગરીબો અને ખેડૂતોને મફત અનાજ તથા રોકડ રકમની સહાયની જાહેરાત કરી છે લગભગ બેત્તાલીસ કરોડ નિઃસહાય લોકોને અડસઠ હજાર આઠસો વીસ કરોડ રૂપિયાની આર્થિક સહાય યૂકવવામાં આવી છે